આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષમાં સરકારની સિદ્ધિઓ રજૂ કરી હતી

પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશનો આત્મવિશ્વાસ સર્વોચ્ચ સ્તરૈ પહોંચ્યો છે અને તેનાથી વિકાસને બળ મળ્યું છે ગૃહમાં કોંગ્રેસ તૃણમૂલ કોંગ્રેસ માર્કસવાદી પક્ષ ટીઆરએસ એલજેપી વગેરેના સાંસદોએ પણ વિચારો દર્શાવ્યા હતા

અગાઉ રાષ્ટ્રપતિના સંબોધન પરના આભાર પ્રસ્તાવને ગૂહે ચર્ચા વિના પસાર કર્યો હતો

લેખાનુદાન ખરડા અને વિનિયોગ ખરડો તથા નાણાકીય ખરડો ધ્વનિમતતી પસાર કરાયા હતા

આ અંગે સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શ્રી ગાંધીના રોડ શો માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે કોંગ્રેસના અગ્રણી નેતાઓ છેલ્લા બે દિવસથી ધરમપુર પહોંચી તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે

કેન્દ્ર દ્વારા અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવાઇ છે

આ પ્રસંગે સુશ્રી ઇરાનીએ કહ્યું કે ગયા વર્ષે બીજી નવેમ્બરે પ્રધાનમંત્રીએ મધ્યમ અને લઘુ તથા સુક્ષ્મ ઉદ્ઘોગો માટે સો દિવસની રોજગારી જાહેરાત કરી હતી અને તે માટે એકસો જિલ્લા પસંદ કરાયા હતા

આશુતોષ અંતાણી હ્વામાન કચ્છ જીલ્લામાં તીવ્ર ઠંડીના સામ્રાજ્ય બાદ છેલ્લા બે ત્રણ દિવસથી જિલ્લાવાસીઓ વિષમ હવામાનનો અનુભવ કરી રહ્યા છે શિયાળાની ધીમા પગલે વિદાયના અણસારસમી દિવસના મધ્યભાગે ગરમી તો મોડી રાત્રે તેમજ વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે વહેલી સવારે ભારે ઝાકળવર્ષાના લીધે માર્ગો ભીના હોય છે